જયારે કચ્છ દ્વારકા પોરબંદર અને જામનગર જિલ્લાઓમાં આ સમય ગાળા દરમિયાન ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

મહેસાણા વરસાદ મહેસાણા જિલ્લામાં ધીમે ધીમે વરસાદ વરસતો હોવાથી ચોમાસું પાક માટે સારો હોઈ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે તાપમાનામાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે

કપાસ તેમજ કઠોળનું વાવેતર જિલ્લામાં સારા પ્રમાણમાં થયું હોવાથી ખેડૂતો હજુ પણ વરસાદ આવે તેની રાહ જોઈ રહ્યા છે

ડી આર એફ ની એક ટુકડી ભુજ ખાતે પહોંચી છે આ ટીમે જિલ્લાના ઉચ્ય અધિકારીઓ સાથે બેઠક થોજી પરિસ્થિતીની સમીક્ષા કરી હતી

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા બપોરે ડ્રો દ્વારા ઓદ્યોગિક વસાહતના પ્લોટની ફાળવણી કરાશે નાના અને મધ્યમ ઉધ્યોગકારોને પ્રોત્સાહિત કરવા જી

તોરણ હોટેલ ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા વેરાવળ ખાતે તોરણ હોટેલમાં નવ કરોડના ખર્ચે પી પી પી ધોરણે વધુ સગવડ આપવા માટે મંજુરી આપવામાં આવી છે પ્રવાસન મંત્રી શ્રી જવાહર ચાવડાએ વધુ વિગત આપતાં જણાવ્યુ કે પર્યટન સંબંઘિત વ્યાપારી પ્રવૃતિઓનો વિકાસ કરીને રહેવાની વ્યવસ્થા અને બોર્ડિંગ જવી વિવિઘ સુવિધાઓ આપશે

એક જ દિવસમાં નોંધાયેલો આ અત્યારસુધીનો સૌથી મોટો આંક છે

નીતિન પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો

ડાંગ અકસ્માત સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્નમાં અયાનક બ્રેક ફેઈલ થઈ ગઈ હતી આ ટ્રક પુરપાટવેગે માર્ગની સાઈડમાં આવેલ ખાડામાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી આ અકસ્માતના બનાવમાં ક્લીનરને ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું

વર્ગ વેબીનાર વર્ગ વેબીનાર મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાવો ન થાય એવા હેતુથી મહેસાણા જિલ્લા સહકારી સંધ દ્રારા દરેક સેકટરમાં વેબિનારથી તાલીમ વર્ગ યોજવાની શરૂઆત કરી દીધી છે